કરિયપ્પાએ સેનાના વડાનો કાર્યભાર સંભાળ્યો

ઉત્તરમાં ધોરડોના કચ્છ રણોત્સવના સ્થળે તેમજ અન્ય સ્થળો માતાનામઢ નારાયણ સરોવર કોટેશ્વર માંડવી વાંઢાય વિગેરે સ્થળે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા પશ્ચિમ અને ઉત્તર ભાગની જેમ પૂર્વ કચ્છમાં અનેક યાત્રાધામો અને પ્રવાસનધામોમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી રણની કાંધીએ આવેલ એકલમાતા રવેચી માતા ઉપરાંત ઐતિહાસિક સ્થળ વ્રજવાણીધામ ખાતે પણ ગઈકાલે કચ્છ અને કચ્છ બહારના લોકોની ભીડ જામી હતી ધોરડોના સફેદ રણની જેમ પૂર્વમાં એકલના રણમાં પણ પતંગ રસીકોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી લગભગ બધા જ સ્થળોએ રહેવા જમવાની સુવિધાથી પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે નેહલ ઠક્કર મધ્યાહન ભોજન કામગીરી સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક શાળાના આચાર્યએ મધ્યાહન ભોજન યોજનાની વેબસાઈટ પર શાળાની દૈનિક માહિતી ઓનલાઈન મુકવાની રહે છે ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર શાળાઓની ઓનલાઈન મુકવામાં આવેલી દૈનિક માહીતીનું રોજ મોનિટરીંગ પણ કરવામાં આવે છે

નેહલ ઠક્કર હોલમાર્ક કાયદો સોનાની શુધ્ધતાની ગેરંટી આપતો હોલમાર્ક કાયદો આજથી ફરજિયાત બન્યો છે સરકાર દ્વારા જાહેરનામું પ્રકાશીત કરવામાં આવી રહ્યું છે જોકે હોલમાર્ક માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડન બીઆઈએસ સમક્ષ નોંધણી કરાવવા તથા હોલમાર્ક વિનાના સ્ટોકનો નિકાલ કરવા માટે જવેરીઓને એક વર્ષનો સમય મળશે ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોવાથી સરકારે હોલમાર્કને ફરજીયાત બનાવવા ઘણા સમયથી પ્રયત્નો શરૂ કરાયા હતા જે હવે નવા કાયદા હેઠળ ફરજીયાત થઈ જશે

મકરસંક્રાતિએ દોરાથી પશુ પંખીઓના ઘાયલ થવાનું પ્રમાણ ખુબ જ વધ્યું હોઈ કરૂણા અભિયાન અંતરગત સારવાર માટે કેમ્પો યોજાતા હોય છે

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યભરમાં કડકડતી ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે

બોર્ડર પરથી લાખોની સંખ્યામાં તીડનું ઝુંડ દેખાઈ આવ્યું હતું આ તીડ બોર્ડરની ફેન્સિંગ પર બેસેલા પણ જોવા મળ્યા હતા જેથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થાય તેવી શક્યતા છે

અગાઉ પણ પવનની દિશા મુજબ જ તીડ અલગ અલગ ઝુંડમાં ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને છેક મહેસાણા સુધી આવી પહોંચ્યા હતા